પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

આ પ્રસંગે તેમણે કહ્યું કે સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે તથા તેમને લધુત્તમ ટેકાના ભાવો અને તેમની ઉપજોને બજાર પુરુ પાડવા સહિત ઘણી કલ્યાણ યોજનાઓનો આરંભ કરાવ્યો છે

પ્રધાનમંત્રીએ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ભૂમિ પૂજન અને બુંદેલખંડ વિસ્તારમાં પાઇપલાઇન વડે પીવાનું પાણી પુરૂ પાડવાની હર ઘર જલ મિશન યોજનાનો શુભારંભ કરાવ્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇના જન્મજયંતિ નિમિત્ત ટ્વીટ સંદેશામાં જમાવ્યું છે કે મોરારજી દેસાઇ હંમેશા શિસ્ત અને સિદ્ધાંતોના આધારે રાજકારણ કરતા હતા અને તેઓ હંમેશા યાદ રહેશે રાજ્યમાં શ્રી મોરારજી દેસાઇની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભાના પોડિયમમાં તેમના તૈલચિત્રને ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોરના હસ્તે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી શ્રી મોરારજી દેસાઇએ સ્નાતક થયા બાદ નાયબ કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી આઝાદીકાળ દરમિયાન છ વખત જેલવાસ પણ ભોગવ્યો હતો તેમના જીવનકાળ દરમિયાન તેમણે મુંબઇ રાજ્યમાં મહેસૂલ મંત્રી તથા ગૃહમંત્રી તરીકે ફરજ નિભાવી હતી

આ પ્રસંગે મુખ્યમંત્રીએ આજે ભદેલી ખાતે શ્રી મોરારજી દેસાઇની પૂર્ણકદની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તેમજ ભદેલી ગામનાં વિકાસ માટે એક કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી હતી

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની સાથે રાજ્યના આદિજાતિ વિકાસમંત્રી રમણલાલ પાટકર વલસાડના સાંસદ કલેક્ટર સહિત ધારાસભ્યશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રૂફટોપ યોજના સૌરભભાઇ પટેલ રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના વીજ ગ્રાહકોએ સોલાર રૂફટોપ યોજના માટે સૌથી વધુ નોંધણી કરાવીને દેશભરમાં સૌથી વધુ નોંધણીનો રેકોર્ડ બનાવ્યો છે

આ યોજના દ્વારા વીજગ્રાહકો પોતાના ઘરવપરાશ માટે વીજળી ઉત્પાદિત કરીને વાપરી શકશે અને વધારાની ઉત્પાદિત વીજળી પોતે વેચીને વધારાની આવક મેળવી શકશે આ વીજળી રાજ્યસરકાર ખરીદશે

આ પ્રસંગે કેબીનેટમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અન્ય ઉપસ્થિત રહેશે સોમનાથ વિનામૂલ્યે ભોજન સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદીની વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રંક સમયમાં શરૂ કરવામાં આવશે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણ લહેરીએ જણાવ્યું છે કે સોમનાથ મંદિર આઇકોન સ્થળ બન્યા બાદ અને અનેક વિકાસના કામો સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારના સહયોગથી સોમનાથમાં થઇ રહ્યા છે

આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળીયાએ પશુપાલકોને વૈજ્ઞાનિક અને વ્યવસાયિક અભિગમ અપનાવી પશુપાલન કરવા આહ્વાન કર્યું હતું

આ પ્રસંગે રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં બે કરોડ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે તેમાં દાહોદ અગ્રેસર રહ્યું છે રાજ્યમાં પ્રથમ ક્રમે મોરબીના નીલેશભાઇ સાંઘાણી બીજા ક્રમે ભરૂચના કૌશિકભાઇ પટેલ અને ત્રીજા ક્રમે આણંદના વિજયભાઇ રબારીને શ્રેષ્ઠ પશુપાલક તરીકે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો મીઠાઇ તારીખ રાજ્ય સરકારે નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને પેક કરેલી મીઠાઇના પેકેટ ઉપર ઉત્પાદનની તારીખ અને ઉપયોગમાં લેવામાં મહત્તમ મર્યાદા દર્શાવતી બેસ્ટ બિફોર તારીખ દર્શાવવું ફરજીયાત બનાવ્યું છે

દિલ્હીથી રાજસ્થાન જનાર વિન્ટેજ કાર યાત્રા ભુજમાં રણજિત વિલા ખાતે આવી હતી આ યાત્રાનો ઉદ્દેશ્ય લોકોને વિન્ટેજ કારથી માહિતગાર કરવાનો હતો મોર્ડન અને અવનવી ટેક્નોલોજી ધરાવતી હાલની કારો સામે લુપ્ત થતી વિન્ટેજ કારોની સામાન્ય લોકોને તેની ખાસિયતો પહેલાના જમાનામાં તેનો વૈભવ સહિતના ઈતિહાસથી માહિતગાર કરાવાનો છે

પાવાગઢ આરોહણ સ્પર્ધા પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આવતીકાલે રાજ્યકક્ષાની પાવાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમાર આવતીકાલે સવારે આ સ્પર્ધાનો આરંભ કરાવશે

રાજ્યના યુવાનોમાં સાહસિક વૃત્તિને પ્રોત્સાહન મળે તે હેતુથી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની જેમ પાવાગઢ ખાતે સૌ પ્રથમવાર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

બન્નીના નવલખા વિસ્તારમાં આ ઘટના બની છે લાખાબોથી સાત કિલોમીટર અંદરના મેદાની વિસ્તારમાં સાંઢાના દર માંથી તેને કાઢીને તેની હત્યા કરી દેવામાં આવી હોવાનું વન તંત્ર ની આંરંભિક તપાસમાં સામે આવ્યું છે અમારા ભૂજના પ્રતિનિધિના જણાવ્યા મુજબ કચ્છમાં મુખ્યત્વે અબડાસાલખપત અને બન્નીમાં સાંઢા જોવા મળે છે અને હવે બહુજ ઓછી સંખ્યામાં બચ્યા છે

ઓ રાહ્લ દેસાઈએ જણાવ્યું કે આ વિસ્તારમાં સાંઢાની હત્યા થઇ હોવાની વિગત મળતાં વનવિભાગની ટીમે તપાસ શરૂ કરી છે ઘોરાડ મોત કચ્છના અબડાસામાં આવેલ ઘોરાડ અભ્યારણ્યમાં એક ઘોરાડ પક્ષીનું મોત થયું છે

જેનો મૃતદેહ વનવિભાગે ભાનાડા નજીકથી કબ્જે કરી લીધો છે કાચિંડો ખાતી વેળાએ ગળવા જતા નળી નીચે ન ઉતરતા મોત થયું હોવાનું પ્રાથમિક તારણ વનવિભાગની તપાસમાં બહાર આવ્યું હતું

રણજી ટ્રોફી રાજકોટમાં આજથી શરૂ થયેલ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની પહેલી સેમીફાઇનલમાં સૌરાષ્ટ્રે મજબૂત પ્રારંભ કર્યો છે ગુજરાતે ટોસ જીતીને સૌરાષ્ટ્રને બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું સૌરાષ્ટ્રે એસ